રેવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ દ્વારા સોલર પાર્કનો વિકાસ કરાયો છે તે મધ્યપ્રદેશ ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને કેન્દ્રીય જાહેરસાહસ સોલર એનર્જી કોર્પોરેશનની સંયુક્ત કંપની છે અને

રેવા સોલર પ્રોજેક્ટ એ ગ્રીડ અવરોધને તોડવાનો દેશનો સૌ પ્રથમ પ્રોજેક્ટ હતો

આ પ્રોજેક્ટ રાજ્ય બહારના સંસ્થાકીય ગ્રાહકને ઉર્જા પૂરી પાડવા માટેનો પહેલો પ્રોજેક્ટ પણ છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતે કોવિડ રોગયાળા સામે અસરકારક રીતે કાર્યવાહી કરી છે અને અન્ય દેશોની તુલનામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી ઓછા કેસ અને મૃત્યુ છે અને દેશમાં કોઈ સમુદાય સંક્રમણ નથી

આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં કુઆકોંડાના પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક પલ્લવે જણાવ્યું છે

આ ત્રણેય ઉગ્રવાદી કેટલાક નક્સલી ઘટનાઓમાં સંડીવાયેલા હતા

સરકારે બોર્ડને ઉદ્યોગોનું સમયસર નિરિક્ષણ કરવા માટે પણ કહ્યું છે ગઈકાલે નવી દિલ્હીમાં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે અને જળશક્તી મંત્રી રાજેન્દ્ર સિંહ શેખાવતની ઉપસ્થિતિમાં આંતરમંત્રાલય બેઠકમાં આ નિર્દેશો આપવામાં આવ્યા છે

માત્ર આવશ્યક સુવિધાઓ ચાલુ રહેશે લોકડાઉન દરમ્યાન કોરોના મહામારીના ફેલાવને અટકાવવા સમગ્ર રાજ્યમાં વ્યાપક સેનીટાઈઝેશન અને સ્વચ્છ જળ પહોંચાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરાશે